પ્રચાર આજે પુરો થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારા કાયદાને વિવિધ રાજકીય પક્ષો તેમજ જુથો દ્વારા થઈ રહેલા વિરોધના પગલે આ કાયદો પાંછો ખેંચવાની સંભાવના નકારી કાઢી

ભારત અને અમેરિકા આજે વોશિંગ્ટન ખાતે બે મંત્રી સ્તરીય મંત્રણા કરશે

ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ફાયનલમાં પ્રવેશ કર્યો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ એકદિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેય આજે વિશાખાપદ્દનમ ખાતે રમાશે

ભાજપાના કાર્યકારી અધ્યક્ષ જે

નડૃા કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા જેએમએમના વડા શિબુ સોરેન ઝારખંડ વિકાસ મોર્ચાના અધ્યક્ષ બાબુલાલ મારંડી અને એ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

આરજેડી અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ યુંટણી રેલી સંબોધી રહયાં છે

એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં શ્રી શાહે જણાવ્યું હતું કે આ કાયદાને પાંછો ખેંચવાની કોઈ સંભાવના નથી ગૃહમંત્રી શ્રી શાહે કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષો પર આ મામલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવવાનો આરોપ મુક્યો અગાઉ નવી દિલ્ફી ખાતે એક કાર્યક્રમમાં શ્રી શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે લોકો નાગરિકતા સુધારા કાયદા કાયદાના વિરોધમાં છે તેઓ બધી રીતે તેમનો વિરોધ નોંધાવી શકશે

બેઠક દરમિયાન શ્રી ભલ્લાએ રાજધાની દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો નાગરીકત્વ સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીના સીલાંમપુર વિસ્તારમાં હિંસાના બનાવો બન્યા હતા ત્યાં હવે પરીસ્થિતિ નિયંત્રણ હેઠળ છે જામિયા મિલીયા ઇસ્લમિયા બહાર વિરોધ પ્રદર્શન કરનાર દસ વ્યકિતઓની દિલ્હી પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી અટકાયત કરેલા તમામ વ્યકિત ગુનાહિત ઇતીહાસ ધરાવે છે અને તેમાંથી કોઇ પણ વિદ્યાર્થી નથી દરમિયાન દિલ્ફીના લેફટનન્ટ ગવર્નર અનિલ બૈજલે લોકોને શાંતી જાળવવા અને હિંસામાં ન જોડાવા અપીલ કરી છે

દિર્બુગઢમાં પણ દિવસ દરમિયાન કરફયુ ઉઠાવી લેવામાં આવ્યો છે દરમિયાન આસામ સરકારે ગુવાહાટીના ચાંદમારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટડ હિંસના મામલાની તપાસ એનઆઇએને સોંપ્યો છે જયારે તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાના બનાવોની તપાસ માટે એસઆઇટી સીટની રચના કરી છે

સીબીએસઇ માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક બંન્નેની બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે

મહેસુલી આવક સાત કરોડ થી વધી પંચ્યાસી કરોડ રૂપિયા થવા પામી છે નવી દિલ્હીમાં ગઇકાલે ફાસ્ટટેગ અને જાગૃતિ માટેના ટેલીવિઝન વિજ્ઞાપન જાહેર કરતાં શ્રી ગડકરીએ કહ્યું કે નવી પ્રક્રિયાથી કોઇ પણ પ્રકારના વિધ્ન વગર વાહન વ્યવહાર થશે હવા પ્રદુષણમાં ઘટાડી થશે અને છંધણમાં પણ બયત થશે તેઓએ કહ્યું કે અત્યાર સુધી એક કરોડ ફાસ્ટટેગ આપવામાં આવ્યા છે સરકારે ઇલેકટ્રોનીક ટોસ સંગ્રહ માટે નવી પ્રક્રિયા ફાસ્ટટેગ આ મહિનાની પંદરમી તારીખથી લાગુ કરી છે

વિદેશ મંત્રી એસ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 ભારતના અમેરિકા ખાતેના રાજદ્રત ફર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આજે યોજાવાશે આ ઉચ્યસ્તરીય ચર્ચા દ્વારા વિદેશ નીતી સંરક્ષણ તેમજ વ્યૂહાત્મક મુદ્દાઓ ઉપર મંત્રણા થશે આ બેઠક ફળદાયી થશે તેવી ભારતને આશા છે